પ્રાદેશિક સમાચાર નીશા શ્રીમાલી વાંચ છે

ગુજરાતમાં વિધાન સભાની જે આઠ બેઠકો ઉપર પેટા યૂંટણીઓ યોજાનાર છે તેમાં અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા અનુસૂચિત જાતિ કરજણ તેમજ અનુસૂચિત જનજાતિની ડાંગ અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે વિવિધ કારણોસર ખાલી પડેલી આ બેઠકોની પેટા ચૂંટણીઓ ચૂંટણી પંચની કોવિડ અંગેની માર્ગદર્શિકા હેઠળ યોજાશે

જેમાં અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા ધારીની બેઠક પરથી જે વી કાકડીયા ગઢડા બેઠક પરથી પ્રવીણ મારુ ડાંગ બેઠક પરથી મંગળભાઈ ગાવિત અને લીંબડી બેઠક પરથી સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યા હતા ત્યાર બાદ જૂન મહિનામાં કરજણ બેઠક પરથી કોંગ્રેસના અક્ષય પટેલ કપરાડા બેઠક પરથી જીતુભાઈ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામા આપ્યા હતા આમ કોંગ્રેસના ધારાસભ્યોનાં રજીનામાઓને પગલે આ તમામ આઠ બેઠકો ખાલી પડી હતી આમ આ તમામ આઠ બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હોવાથી ગુજરાતમાં શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ એમ બંને માટે આ પેટા ચૂંટણીઓ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે રાજીનામાં આપનાર કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હોવા છતાં આ તમામને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ મળી જાય તેવી શક્યતા ખૂબ ઓછી છે ભાજપ દ્વારા દરેક બેઠક ઉપર ઉમેદવારો નક્કી કરવા બે પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે જેમાંથી એક પ્રભારી સરકારમાંથી એન એક સંગઠનમાંથી નિમાયા છે જોકે ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી

પાટિલની નિમણૂક બાદ હવે આ દિશામાં નવા સમીકરણો ઊભા થઈ શકે છે કોંગ્રેસ દ્વારા આ આઠેય બેઠકો ઉપર સક્ષમ ઉમેદવારો મૂકવા પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે આ માટે બેઠક દીઠ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી જેમના દ્વારા પ્રાથમિક ધોરણે ત્રણ નામોની યાદી પક્ષના મોવડી મંડળને મોકલી અપાઈ છે

આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વિશ્વના પ્રવાસન નકશા પર આંબરડી સફારી પાર્કને સ્થાન મળે તે માટે પ્રયાસ કરશે આંબરડીમાં આજે ખાતમુહૂર્ત થયેલા કામ બે વર્ષમાં પૂર્ણ કરવાની તાકીદ કરતાં શ્રી રૂપાણી એ ઉમેર્થુ હતું કે આંબરડી નો વિકાસ થતાં ધારી આસપાસ પ્રવાસન ને લગતા ધંધા રોજગાર ખીલશે અને સ્થાનિક રોજગારીની વ્યાપક તકો ખુલશે

ખંભાત ના ફિણાવ ગામ ની આ ઘટના પોણા ચાર વર્ષ અગાઉ બની હતી ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી રાજેશ દેવીપૂજક નામે આરોપી ને ઝડપી લીધો હતો બંને પાક્ષ ની દલીલો સાંભળી પોસકો અદાલત ના જજ ડી એ હિંગુ એ ફાંસી ની સજા નો દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે

આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ મોટા પ્રમાણમાં નોંધાયું છે

વનમંત્રી ગણપતસિંહ વસાવા પણ આ બેઠકમાં હાજર હતા અને બૃહ્દ ગીર મેનેજમેંટ પ્લાન રજૂ કરી સૌ ના મંતવ્ય માંગ્યા હતા

જીવરાજ મહેતા ભવન ખાતે ઉદ્દઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે વકફની સંપત્તિ સંબધિત કામગીરી હવે વધુ ઝડપી અને અસરકારક બનશે છે હાલ વકફ ટ્રિબ્યુનલ માં એક ચેરમેન અને બે સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે વકફ ટ્રિબ્યુનલના ચેરમેન તરીકે ડિસ્ટ્રીક્ટ જજ કક્ષાના અધિકારી ફરજ નિભાવે છે

પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની આગેવાનીમાં ઓનલાઈન ઇન્ટરએક્ટીવ પ્લેટફોર્મ દ્વારા આ વિધિ આજે પાર પાડવામાં આવી હતી ડેનિશ વોટર ફોરમ ત્તરફથી ગુજરાતને પાણી પુરવઠાનું વિતરણ ગંદા પાણી માટે શુદ્ધીકરણ અને ગટર વ્યવસ્થા ગંદા પાણીના રીયુઝ અને પાણીના વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં શ્રેષ્ઠ ટેકનોલોજી અને અનુભવનો લાભ અપાશે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે ગુજરાતમાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે નવા યુગની હવે શરૂઆત થશે તેમણે કહ્યું કે ગુજરાતમાં ઇન્ડો ડેનિશ જળ ટેકનોલોજી એલાયન્સ આઈ

એની સ્થાપના કરવાની વાત પણ સમ્મજૂતી પત્રમાં સામેલ છી

આ સંગઠનો દ્વારા મત્સ્યપાલનની ઉત્પાદકતા વધારવા વૈશ્વિકસ્તરની સ્પર્ધાત્મકતા ઉભી કરવા ઊંડા દરિથામાં માછીમારોની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રધાન મંત્રીને અપીલ કરવામાં આવી છે

જામનગર ખાતે કાર્યરત સૌરાષ્ટ્રની સૌથી મોટી કોવિડ હોસ્પિટલમાં કોરોના સારવાર માટે આયુર્વેદ અને હોમિયોપેથી વિભાગ આજથી શરૂ કરવામાં આવ્યો છે કોવિડની સારવાર માટે અહી દાખલ થયેલા દર્દી ઉપરાંત બહારના દર્દી તપાસવા માટે ઓપીડી વિભાગ પણ ખોલવામાં આવ્યો છે